પશ્ચિમ બંગાળમાં વિધાનસભા યૂંટણીના સાતમા અને આઠમા તબક્કા માટે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો ગઈકાલે અંતિમ દિવસ પૂર્ણ થતા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ માટે આવતીકાલે હાજર રહેવા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ્મંત્રી અનિલ દેશમુખને સમન્સ પાઠવ્યા

કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી ભારત અને યુરોપીયન સંઘે સામાજિક આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે માનવ અધિકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો માધ્યમથી આ મંત્રણાનું ઉદઘાટન કરશે રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમે અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફેડરીકશન આ ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્ક્રીટ મોરીસન આગામી સત્રમાં ઉપસ્થિત રહેશે આ ચાર દિવસીય સંવાદ સંમેલન વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ રહ્યો છે

વિવિધ દેશોના અગ્રણી નેતાઓ પણ વિવિધ સત્રોમાં ભાગ લેશે છ વર્ષ અગાઉ શરૂ થયેલુ આ વાર્ષિક સંવાદ સંમેલન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા માટેનું મહત્ત્વપૂર્ણ મંચ બની રહ્યું છે આ વર્ષની ચર્ચાની વિષય વસ્તુ છે વાયરલ વર્લ્ડ આઉટ બ્રેક આઉટ લાયર્સ એન્ડ આઉટ ઓફ કન્ટ્રોલ

દરમિયાન પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની યૂંટણીના પાંચમા તબક્કા માટે જોશપૂર્વક યુંટણી પ્રયાર ચાલી રહ્યો છે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ તેમના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે

ગયા શનિવારે મતદાનના ચોથા તબક્કા દરમિયાન ફૂય બિહાર જિલ્લાના સીતલકુચી મતદાન મથક પર ટોળા દ્વારા તોફાન અને ગોળીબારની ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે તૃણમુલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ગૃહમંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈકાલે ઉત્તર બંગાળમાં યૂંટણી રેલીઓ યોજી હતી

સીબીઆઈ દેશમુખ સીબીઆઈએ ભ્રષ્ટાયારના કેસમાં પૂછપરછ માટે આવતીકાલે હાજર રહેવા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સમન્સ પાઠવ્યા છે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર પરમબીરસિંહે અનીલ દેશમુખ સામે ભ્રષ્ટાયારના કરેલા આરોપોની તપાસ સીબીઆઈ કરી રહી છે મુંબઈ વડી અદાલતે ભ્રષ્ટાચારના કેસમાં પ્રાથમિક તપાસ કરવા સીબીઆઈને આદેશ આપ્યા બાદ અનિલ દેશમુખે ગત પાંચમી એપ્રિલે ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ અનિલ દેશમુખના સહાયકોને નિવેદન નોંધાવવા ગઈકાલે સમન્સ પાઠવ્યા હતા

આ સાથે મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ દિલ્હી તામિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત અને કેરળમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઊંચું નોંધાયું છે

શ્રી મોદીએ કહ્યું હતું કે શહીદોએ કરેલા સમર્પણ દાખવેલી વીરતા અને આપેલા બલિદાને દરેક ભારતીયઓમાં આઝાદીની લડતને નવું બળ પૂરું પાડ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે સૂચિત હોસ્પિલમાં કોવિડના દર્દીઓ માટે ઓક્સિજન અને અન્ય સુવિધાઓ હશે

જેમાં એપ્રિલ તથા મે મહિનામાં ધાર્મિક તથા સામાજિક સમારંભો ઉપર પ્રતિબંધ મૂક્યો છે

ભારત યુરોપીયન સંઘ ભારત અને યુરોપીયન સંઘે સામાજિક આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે માનવ અધિકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે દિલ્ફીમાં ભારત અને યુરોપીયન સંઘની માનવ અધિકાર અંગેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે ભારત તરફથી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ સંદીપ યક્રવર્તીએ બેઠકમાં ભાગ લીધો હતો બેઠકમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય ધારા ધોરણે મુજબ માવન અધિકાર ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા બંને પક્ષો સંમત થયા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે

દિલ્ફીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ એહમદ બુખારી તથા યાંદ સમિતિએ ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું ઈસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાન નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ ઉલ ફિત્રનો તહેવાર આવે છે ગલ્ફ દેશોમાં આજથી રમઝાનનો આરંભ થયો છે નાગ સમજૂતી કેન્દ્ર અને નાગાલેન્ડના નાગ સમુદાય વચ્ચે સધાયેલી સંઘર્ષ વિરામની મુદ્દત એક વર્ષ સુધી વધારવામાં આવી છે

ગૃહમંત્રાલયની યાદી મુજબ સંઘર્ષ વિરામની મુદ્દત વધારવાની સમજૂતી ઉપર ગઈકાલે ફસ્તાક્ષર કરવામાં આવ્યા હતા

ગ્રીન હાઈવે સમગ્ર દેશમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની નજીક આવેલા એક કરોડ વૃક્ષોને જીઓ ટેગ લગાવવામાં આવ્યા છે વન અને પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે જીઓ ટેગના લીધે સંબંધિત વૃક્ષોનો વિકાસ અને તેમની તંદુરસ્તીની જાણકારી મળશે કેન્દ્ર સરકારની વધુ વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ધોરીમાર્ગો પરના વૃક્ષોને જીઓ ટેગ લગાવવામાં આવ્યા છે